પ્રભુ ઇસુનો વધસ્તંભ પર દેહત્યાગ અને તેમનું પુનરાગમન આ બંને ઘટનાને ખ્રિસ્તી ભાઈ બહેનો ખૂબ પવિત્ર ગણે છે

ઇસ્ટર સન્ડેની ઉજવણી ચોથી એપ્રિલના રોજ કરાશે

શ્રી શાહ ચેન્નાઇમાં વિવિધ મત વિસ્તારોમાં પ્રયાર કરશે

કેસ્ટાલિન અને અન્ય વિરોધ પક્ષના નેતાઓ ચેન્નાઇ સહિત વિવિધ જિલ્લાઓમાં રોડ શો કરશે ઉલ્લેખનીથ છે કે તમિલનાડ વિધાનસભા યૂંટણીનીસાથે કન્યાકુમારી લોકસભા બેઠક માટેની પેટાચૂંટણી આગામી છઠ્ઠી એપ્રિલે યોજાઈ રહી છે આસામમાં આગામી છઠ્ઠી તારીખે યોજનાર ત્રીજા તબક્કાનાં મતદાન માટે જાહેર પ્રયાર વેગવંતો બન્યો છે ત્રીજા તબક્કામાં ચાલીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તો કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયકા ગાંધી વાડ્રા ગોપાલપાડા ગોલકગંજ અને સરુખેત્રીમાં યુંટણી પ્રચાર કરશે

આ દાંડીયાત્રામાં સુરત શહેરના કતારગામના માનવધર્મ આશ્રમ ખાતેથી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બેલ્જિયમ સ્કવેરથી ઉધના ત્રણ રસ્તા સુધીના માર્ગ ઉપર પદયાત્રામાં જોડાઈ પદયાત્રીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય વિવિક પટેલ સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા ગાંધીજી અમર રહો વંદેમારતમના નારાઓ સાથે દાંડી યાત્રિકોનું ઠેર ઠેર કુલહાર સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાંઆવ્યું હતું

જેમાં બોલવામાં ખામી ધરાવતા બાળકો તથા વ્યક્તિઓની થેરાપી તથા કાઉન્સેલિંગ આઈકયુ ને લગતી સમસ્યાઓ માટે કોઝ્નીટીવ બિહેવિયર થેરાપી જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી એવું આ પ્રોજેક્ટના આયોજકો મનોજ તન્ના વનરાજ સિંહ જાડેજા અને ડો અતુલ પંડ્યાની યાદીમાં જણાવાયુ છે

આઈ